ભારતીય હવાઈદળના બાલાકોટ આક્રમણની આજે પહેલી વર્ષગાંઠ છે

કાબુ હેઠળ છે

ખાસ કરીને વહાણવટા ક્ષેત્રે તેમજ અવકાશ ક્ષેત્રે સહકાર વધારવા અને જાગૃતિ તથા માહિતીના આદાન પ્રદાનનો વિસ્તાર કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી

ભારત પોતાની નવી સંરક્ષણ ક્ષમતા મેળવવા તરફ કામ કરી રહ્યું હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને સંરક્ષણ ક્ષેત્રના મુખ્ય ભાગીદાર તરીકે ગણાવ્યું હતું અને શસ્ત્ર સામગ્રી તેમજ ટેકનોલોજીના ફસ્તાંતરણના હેતુથી ટોચની અગ્રતા આપવાની વાતને દોફરાવી હતી બંને નેતાઓએ પાયાના આદાનપ્રદાન અને સહકાર કરાર સહિતના સંરક્ષણ સહકારને લગતા તમામ કરારો ઝડપથી થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી બંને નેતાઓએ વેપાર અને મૂડીરોકાણના ક્ષેત્રે પણ ભારત અમેરિકાના સંબંધોનું મહત્વ વધારવાની બાબત પર ભાર મૂક્યો હતો તેઓએ લાંબા ગાળાની વેપાર સ્થિરતાને મહત્વની ગણાવીને કહ્યું હતું કે આવી સ્થિરતાથી અમેરિકા અને ભારતના અર્થતંત્રને બંનેને ફાયદો થશે શ્રી ટ્રમ્પ અને મોદી વર્તમાન વાટાઘાટો સમયસર પુરી કરવા પણ સહમત થયા હતા

શ્રી મોદીએ ભારતની મુલાકાત બદલ શ્રી ટ્રમ્પનો આભાર માનતી કરેલી સંખ્યાબંધ ટ઼વીટમાં જણાવ્યું છે કે તેમણે અને શ્રી ટ્રમ્પે જ્યાં સુધી દ્રિપક્ષીય સંબંધો મજબુત બનાવવાની બાબતમાં ઘણી સફળતા મેળવી છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાની મિત્રતા બંને દેશોની જનતા અને વિશ્વને પણ ફાયદો કરશે તેમણે ઉમેર્યું હતું કે ડીનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે ભારતની સંસ્કૃતિ અને આદર્શ સત્કાર જેવા વિવિધ પાસાઓનો અનુભવ કર્યો છે તેનાથી તેઓ ખુબ ખુશ છે શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતની જનતાએ અમેરિકન યુગલને જબરજસ્ત ઉષ્મા સાથે આવકાર્યું છે એ અગાઉ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીએ તેમની મુલાકાતના અંતિમચરણમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોજેલા સત્તાવાર ભોજન સમારંભમાં હાજરી આપી હતી આ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના અનેક સાથી મંત્રીઓ તેમજ આસામ હરિયાણા કર્ણાટક અને તેલંગણાના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરેલા તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારત અમેરિકા સાથેની વ્યુહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનાવવા વયનબદ્વ છે શ્રી કોવિંદે કહ્યું હતું કે શ્રી ટ્રમ્પ ભારતના મહામુલા મિત્ર છે અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ તેમને ભારતની જનતાથી વધુ નિકટ લાવ્યો છે સન્માનના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારતની મુલાકાતથી તેઓ સન્માનની લાગણી અનુભવે છે અને ભારત અને અમેરિકા વેપાર તથા લશ્કરી કરારો અંગે સાથે મળીને કામ કરી રહ્યા છે

આ વિમાન વળતાં ચીનમાં રહેલા ભારતીય નાગરિકોને ચીન તરફથી પરવાનગી મેળવીને સ્વદેશ પાછા લાવશે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ભારતીય નાગરિકો આવતીકાલે વતન પહોંચશે

આજે જનારા વિમાનમાં હાથ મોજા સર્જીકલ માસ્ક દવાઓ ચઢાવવા માટેના પંપ અને ચીન દ્વારા મંગાવવામાં આવેલી અન્ય તબીબી સાધન સામગ્રી લઈ જવામાં આવશે

બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના ઉર્જા સલાહકાર ડોક્ટર તૌફીક એ ઈલાહી ચૌધરીએ ગઈકાલે ઢાકામાં બિમસ્ટેકની ઉર્જા પરીષદનું ઉદઘાટન કર્યા પછી આ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું હતું કે આ વીજ લાઈન નખાવાથી સંબંધીત દેશોમાં વિજપુરવઠો અને માંગની પરિસ્થિતિ અનુસાર ક્ષમતાના યોગ્ય ઉપયોગમાં મદદ મલશે તેમણે ઉમેર્યું હતું કે તેનાથી વીજળીના ભાવ પણ નીયા આવશે અને એકધારો વીજ પુરવઠો મળી રહેવાથી લોકોને પણ ફાયદો થશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ગઈકાલે ભોપાલમાં એક કાર્યક્રમમાં નવા વાહન ખરીદનારાઓને વાહનની નોંધણી અને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતના સંકલીત કાર્ડનું વિતરણ કર્યું હતું કેન્દ્રના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ તેમજ વાહનની નોંધણીના કાર્ડમાં એક સમાનતા લાવવા ગયા માર્ચ માસમાં ખાસ માર્ગદર્શક રૂપરેખા બહાર પાડી હતી તેના અનુસંધાનમાં મધ્યપ્રદેશે આવા કાર્ડ આપવાનું શરૂ કર્યું છે

ગયા વર્ષે આજના દિવસે વાયુસેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં બાલાકોટના આતંકવાદી ઠેકાણા પર હવાઈ આક્રમણ કર્યું હતું આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ વરિષ્ઠ કમાન્ડરો અને તાલીમ લેનાર જેહાદીઓ માર્યા ગયા હતા એ જ દિવસે રાજસ્થાનના યુરૂમાં જાહેરસભાને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી કે દેશ સલામત હાથમાં છે

શ્રી શાહના અધ્યક્ષપદે ગઈકાલે દિલ્ઠીની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવા એક બેઠક યોજવામાં આવી હતી

આ બેઠકમાં દિલ્ઠીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન શ્રી શાહે રાજકીય પક્ષોને સંયમ જાળવવા અને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પરિસ્થિતિને થાળે પાડવામાં સહકાર આપવામાં અનુરોધ કર્યો હતો